શ્રી મોદીએ એક ટ્વીટ સંદેશામાં કહ્યું કે ગુજરાત માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે ઘોઘા અને હજીરાની વચ્ચે રો પેક્સ ફેરી સેવાનો પ્રારંભ થશે

શ્રી મોદીએ યુવાનોને આત્મનિર્ભર ભારત સંદર્ભે લોકોની અપેક્ષાઓને સમજવા અપીલ કરી છે આઇઆઇટી દિલ્હીના એકાવનમા વાર્ષિક પદવીદાન સમારોહને વીડિયો કોનફરન્સિંગના માધ્યમથી સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું કે આત્મનિર્ભર અભિયાન એક મિશન છે જે દેશના યુવાઓ ઇજનેરો તથા ઉદ્યોગ સાહસિકોને નવા અવસર પ્રદાન કરે છે

તેમની સાથે કેન્દ્રીય ગ્રામીણ વિકાસમંત્રી તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે આ અંગે અમારા સંવાદદાતા જંગદીશ પાટડિયાએ જૈણાવ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહ કચ્છ સરહદની મુલાકાત પણ લેશે ત્યારબાદ ધીરડી ખાતે સેરેહદી ગામોના સરપંચો સાથે સંવાદ કરશે

ગઈકાલે જિલ્લામાં સૌથી વધુ ભુજ શહેરી વિસ્તારમાં આઠ એને ભુજ ગ્રામ્ય વિસતારમાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા

લધુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નક્લીએ ગઈકોલે આ નોંધણી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરતાં કહ્યું કે કોરોના રોગયાળાનાં પેગલે આ વખતે હેજ દેરમિયાન ભારત અને સાઉદી અરબમાં યાત્રાળુઓની રહેવા આવેલા જવા ઓરોગ્ય તથા અન્ય સુવિધાઓમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન કરાયાં છે

ભૂકંપનો આંયકો સુરત વલસાડ ઓલપાડ ભરૂચ વડોદરા સહિતના વિસ્તારોમાં અનુભવાયો હતો

યુ

ઈ ખાતે રમાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ આઇ પી